પશ્ચિમ બંગાળ આસામ તામિલનાડુ કેરળ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે

રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ એ મુંબઈના સહાયક પોલીસ નિરીક્ષક સચિન વાઝેની ગઈ મધ્યરાત્રિએ ધરપકડ કરી છે ભારત અને દક્ષિણ આફિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે લખનૌમાં યાલી રહેલી

કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં શ્રી શેખાવતે કહ્યું કે ગ્રામીણ વિસ્તારના સાત કરોડથી વધુ પરિવારોને ઘરમાં નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ વર્ષે પાણીના વધુ ત્રણ કરોડ જોડાણો આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે આ પ્રસંગે શ્રી શેખાવતે જળજીવન મિશન પાણી ગુણવત્તા વ્યવસ્થાપન માહિતી પદ્ધતિનો શુભારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે ગુણવત્તાયુક્ત પાણી પુરવઠા અંગેની આ માહિતી પદ્ધતિના લીધે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત થશે

આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ચકાસણીનું કાર્ય પૂરું થયું છે

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી બીજી મેના રોજ યોજાશે પશ્ચિમ બંગાળ વિધાનસભાની યૂંટણીમાં પ્રચાર ધીરે ધીરે વેગવાન બની રહ્યો છે ગૃહમંત્રી અમીત શાહ પશ્ચિમ મીદનાપુરમાં ખડગપુર ખાતે આજે સાંજે રોડ શો યોજશે એવી જ રીતે કાપડમંત્રી સ્મૃતી ઇરાની પુરૂલીયા પશ્ચિમ તથા પૂર્વ મિદનાપુરમાં કેટલીક રેલીઓને સંબોધશે

પરિક્ષા પે ચર્ચા પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ સાથેના શૈક્ષણિક વાર્તાલાપના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લેવા માટે નોંધણીનો આજે છેલ્લો દિવસ છે પરીક્ષા પે ચર્ચાની યોથી આવૃત્તિ આ વર્ષે યોજાશે અને તે ઓનલાઇન માધ્યમથી યોજાશે

આ વખતે પ્રધાનમંત્રી માત્ર વિદ્યાર્થીઓ સાથે નહીં પણ વાલીઓ અને શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે રાષ્ટ્રપતિ સોનભદ્ર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે આદિજાતિ સમુદાય સાથે સંકળાયેલી કળાઓનો વિકાસ થવો જોઈએ આનાથી વનવાસી સમુદાયના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે શ્રી કોવિંદે આજે સોનભદ્ર જિલ્લાના બાભની વિભાગના ચપકી વિસ્તારમાં વનવાસી સમુદાય માટે આયોજીત ખાસ સમારોહને સંબોધન કરતાં કહ્યું કે આદિવાસી અને વનવાસી સમુદાયનો વિકાસ જરૂરી છે

અગાઉ વાજેએ થાણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી

શરૂઆતમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી હતી જેમાં સચિન વાઝે તપાસ અધિકારી હતા

હિરેનની પત્નીએ દાવો કર્યો હતો કે કારની જવાબદારી લેવા માટે તેના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું

વાઝે આ આરોપોને નકારી કાઢ્યા છે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દો ઉઠાવ્યો હતો બાદમાં આ કેસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી એટીએસને સોંપાયો હતો ત્યારબાદ વાઝેની ક્રાઈમ બ્રાંચમાંથી બદલી થઈ હતી

રાજ્ય પોલીસે તેમના વિશે માહિતી આપનારને ઈનામ જાહેર કર્યું છ કાશ્મીર ઝોન પોલીસે ગઈકાલે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આતંકવાદીઓના નામ અને ફોટોગ્રાફ જાહેર કર્યા હતા ઉપરાંત આતંકવાદીઓ વિશે માહિતી આપી શકાય તે માટે પોલીસે અનેક ફોન નંબર્સ પણ જાહેર કર્યા છે

વિમાન મુસાફરીને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવતી ઉડાન યોજના રાષ્ટ્રના આર્થિક વિકાસને નવું બળ આપનારી રોજગારીની તકો વધારનારી તથા આ ક્ષેત્રની માળખાકીય સુવિધા વધારનારી છે

આ મેચ આજે સાંજના સાત વાગે શરુ થશે